રાજ્યસભાએ આજે આ વિધેયકને બહાલી આપી છે

રાજ્યસભાએ આજે આ વિધેયકને બહાલી આપી છે

તેમાં વ્યક્તિ સંઘ કે સંગઠન અને કંપનીઓ દ્વારા વિદેશી યોગદાનના સ્વીકાર અને તેના ઉપયોગ પર નિયમનો લાગુ થશે કોઈ વિદેશી શ્રોત દ્વારા વિદેશી નાણાં જામીનગીરીઓ કે ચીજવસ્તુનું દાન અથવા તબદીલીને વિદેશી યોગદાન ગણવામાં આવે છે વિધેયકમાં જાહેર સેવકોને કોઈપણ પ્રકારનું વિદેશી યોગદાન સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાથો છે હવે કોઈપણ વ્યક્તિએ વિદેશી થોગદાન સ્વીકારવાની પરવાનગી નોંધણી અથવા નોંધણીના નવીનીકરણ વખતે ઓળખના દસ્તાવેજ તરીકે પોતાન અને સંસ્થા કે કંપની હોય તો તમામ સંચાલકોના આધાર નંબર આપવા પડશે વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાથે જણાવ્યું હતું કે વિધેયકનો મુખ્ય હેતુ વિદેશી ભંડોળની દેશના સામાજિક અને રાજકીય તાણાંવાણા પર માઠી અસર થતી રોકવાનો છે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન પાકિસ્તાનની સેનાએ આજે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું પાકિસ્તાની સેનાએ સવારે પૂંછ જિલ્લાનાં શાહપુર કીરની અને કસબા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર અને મોર્ટારમારો શરૂ કરી દીધો હતો આ અંગે સંરક્ષણ પ્રવક્તા કર્નલ દેવિંદર આનંદે જણાવ્યું હતું કે સીમા ઉપર તૈનાત ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો અંતિમ સમાચાર મળ્યા મુજબ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે

કોવિડ મીટીંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવીડ વ્યવસ્થાપનની સ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરવા માટે આજે કોવિડથી વધુ અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક યોજશે

તેમાં મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ તમીળનાડ઼ દિલ્હી અને પંજાબ છે

અન્ય પાંચ રાજ્યોની સાથે પંજાબ અને દિલ્ફીમાં તાજેતરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે

કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અસરકારક સહયોગ અને સંકલનમાં કોવિડ વિરુદ્ધ લડત આપી રહ્યા છે કેન્દ્ર સરકાર આરોગ્ય સેવાઓ અને તબીબી સાધનોને આગળ વધારવા માટે સમર્થન કરી રહી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એઇમ્સ નવી દિલ્હીના સહયોગથી હાથ ધરાયેલી ઇ આઇસીયુ ટેલિ પરામર્શ દ્વારા આઇસીયુમાં ડોકટરોની ક્લિનિકલ મેનેજમેન્ટ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારણા કરવામાં આવી છે

જો કે તે મૃત્યુ દર એક પોઇન્ટ છ ટકા કરતાં પણ ઓછો છે

પ્રવાહી પ્રાણવાયું દેશમાં પ્રાણવાયુના પરિવહન માટે આઈએસઓ ટાંકીઓનો ઉપયોગ શરૂ કરવાની ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગે મંજૂરી આપી છે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન પીઈએસઓએ આ મંજૂરી માગી હતી

આ પરવાનગીથી દેશમાં ઓક્સીજનના સલામત અને ઝડપી પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે ઓક્સિજનના ઉત્પાદકો સાથે ચર્ચા બેઠક પછી પેટ્રોલિયમ અને વિસ્ફોટ સામગ્રી વિભાગે આવી સલામત ટાંકીઓનો વપરાશ શરૂ કરવા દેવાની મંજૂરી માગી હતી

દિનકર જયંતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે દિનકરજીની યાદગાર રચનાઓ સાહિત્યિક રૂચિવાળા લોકો જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ પ્રેરિત કરતી રહેશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં એક ટ્વિટ સંદેશામાં જણાવ્યું હતું કે દિનકરજીની વિશિષ્ટ રચનાઓ લોકો માટે હંમેશાં પ્રેરણાદાયી બની રહેશે

ભારતીય અમેરિકનો દ્વારા ચૂંટણીભંડોળ એકઠું કરવા આયોજીત ઓનલાઈન સભાને સંબોધતાં શ્રી બીડેને કહ્યુ હતું કે તેઓ જો યૂંટાશે તો રાષ્ટ્રપતિ તરીકે એચ વન બી વિઝા અને કાનૂની રીતે અમેરિકામાં સ્થાથી થયેલા ભારતીયોના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેમણે ઉમેર્યું હતું કે ભારતીયો ઉદ્યમી છે અને અમેરિકા તથા દુનિયામાં સફળતાપૂર્વક પોતાના વેપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે ભારતીયોએ અમેરિકામાં આર્થિક અને સાંસ્ક્રૃતિક ગતિશીલતાના ઘડતરમાં પણ મદદ કરી છે આઈપીએલ આઈપીએલમાં આજે અબુધાબીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વ ચ્યે મુકાબલો થશે

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ કરતાં મુંબઈની ટીમમાં નામી ખેલાડીઓની ભરમાર છે

આ વખતની સ્પર્ધાની પહેલી જ મેચમાં સીએસકે સામે મુંબઈની ટીમ હારી હોવાથી સુકાની રોહિત શર્માની ટીમ પણ જીત માટે એડીચોટીનું જોર લગાવશે તેવી ધારણા છે

રેલવેમંત્રી પિયૂષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિત પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી

યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશ સરકારે રાજયમાં માહિતી અને મનોરંજન ક્ષેત્ર તથા ફિલ્મ સીટી નિર્માણનો નિર્ણય કર્યો છે અને ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા લોકોને ઉત્તરપ્રદેશ આવવા આમંત્રણ આપ્યું છે ફિલ્મ સીટીની સ્થાપનાની જાહેરાત બાદ મુખ્યમંત્રી થોગી આદિત્યનાથે જણાવ્યું કે આ માટે ગૌતમબુધ્ધનગરમાં એક હજાર એકર જમીન તારવી લેવાઇ છે ઉત્તરપ્રદેશ સરકારના આ નિર્ણયને આવકારતા ફિલ્મ જગતના લોકોએ રાજય સરકારને અભિનંદન આપી આને થોગ્ય સમયે લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે